પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ ઉત્તરાખંડની બે દિવસની મુલાકાત માટે દહેરાદુન પહોંચ્યા છે

આજે સમગ્ર દેશમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે

પશ્ચિમ બંગાળની નવ બેઠકો માટેનો પ્રચાર ગુરુવારે રાત્રે પૂરો કરવામાં આવ્યો હતો ભાજપના અધ્યક્ષ અમિત શાહે યોજેલા રોડ શો વખતે થયેલી હિંસાના ઘટનાના પગલે ચૂંટણીપંચે બંગાળમાં જાહેર પ્રચાર નિર્ધારીત સમય કરતા વહેલો પૂરો કરવાનો નિર્ણય લીધો હતો

અમારા કોલકાતાના સંવાદદાતા જણાવે છે કે મતદાન દરમિયાન હિંસાની ઘટના ન બને તે માટે ચૂંટણી પંચે વ્યાપક સલામતી વ્યવસ્થા ગોઠવી છે

આંતરરાષ્ટ્રીય તેમજ બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સીમાપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

પંજાબમાં શાંતિપૂર્ણ મતદાન માટે સલામતીની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે અમારા સંવાદદાતા જણાવે છે કે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે કરવા ચૂંટણીપંચે એક લાખથી વ્ધ પોલીસ કર્મચારીઓ અને એક લાખ પચ્ચીસ હજાર કર્મચારીઓ તૈનાત કર્યા છે

ઉત્તર પ્રદેશમાં છેલ્લા તબક્કાના મતદાન માટે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ઇવીએમ મશીન બીજી મતદાન સંબંધી સામત્રી કડક સલામતી સાથે મતદાન કેન્દ્રો પર મોકલવામાં આવી રહી છે અંતર રાજ્ય અને અંતર જિલ્લા સરહદને સીલ કરવામાં આવી છે અને સલામતી સભ્યો બારીકાઈથી તપાસ કરી રહ્યા છે સોનાભદ્ર જિલ્લામાં મધ્યપ્રદેશ છત્તીસગઢ બિહાર અને ઝારખંડની સરહદો હોવાથી ખાસ સાવધાની રખાય છે સશસ્ત્ર સીમા બળ એસ એસ બી નેપાળ સાથેના સરહદી જિલ્લાઓમાં તપાસ હાથ ધરી રહી છે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીપંચે રાજ્યના દૂરના વિસ્તારોમાં મતદાન અંગેના સભ્યોને અગાઉથી મોકલી દીધા છે પંચ ઇલેક્ટ્રોનિ વોટિંગ મશીનને દુર્ગમ વિસ્તારમાં પહોંચાડવા હેલીકોપ્ટર ખચ્ચર અને કુલીનો ઉપયોગ કરી રહ્યું છે આ તબક્કામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રિય મંત્રી મનોજસિંહા રવિશંકર પ્રસાદ હરસિમરત કૌર બાદલ અને હરદીપસિંહ પૂરીનો સમાવેશ થાય છે

દરમિયાન તેઓ કેદારનાથ અને બદ્રીનાથમાં પૂજા અર્ચના કરશે શ્રી મોદી આજે કેદારનાથ જશે અને આવતીકાલે બદ્રીનાથમાં પૂજા અર્ચના કરશે પ્રધાનમંત્રી કેદારપુરીમાં વિકાસકાર્યોની સમીક્ષા પક્ષ કરશે શિયાળામાં બંધ રહ્યા બાદ બંને યાત્રાધામોના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયા છે

ચ્રંટણીપ્રચાર પૂરો થયા બાદ ગઇ રાત્રે પઠાણકોટમાં સની દેઓલ દ્વારા એક સભાને સંબોધન કરવાની બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે

સની દેઓલ ગુરદાસપુર બેઠક પરથી કોંગ્રેસના સુનીલ થપ્પડ સામે ચૂંટણી લડી રહ્યા છે

આકાશવાણીના દેશભરના સંવાદદાતાઓ મતગણતરીની તાજી અને જીવતીજાગતી અપડેટ્સ સમાચાર વિભાગને ્પૂરી પાડશે સ્ટુડિયોમાં ઉપસ્થિત તજજ્ઞો પરિણામનું વ્યાપક વિશ્લેષણ આ કાર્યક્રમમાં કરશે આકાશવાણીના એફએમ ગોલ્ડ તેમજ અન્ય ચેનેલો પર સાંભળી શકાશે સાથે જ આકાશવાણીના યુ ટ્યૂબ પર ચેનલ પર પણ આ કાર્યક્રમ ઉપલબ્ધ હશે

રેનબો વિવિધ ભારતી અને આકાશવાગ્રીના અન્ય ચેનલો પર દર કલાકે બુલેટિન પ્રસારિત કરવામાં આવશે

પંજગામમાં સુરક્ષાદળોના શોધખોળ અભિયાન અને નાકાબંધી પછી ગોળીબાર શરૂ થયો અને અહીં છૂપાયેલા આતંકવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો હતો સૂત્રોએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ અને જૂથ જોડાણની ખાતરી થઈ રહી છે માનવામાં આવે છે કે આ વિસ્તારમાં એક કે બે આંતકવાદી છૂપાયેલા છે અને શોધ અભિયાન ચાલી રહ્યું છે

બિહારના બોધગયા ખાતેના મહાબોધી મંદિરે મુખ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે મહાબોધી મંદિરમાં આવેલા બોધીવૃક્ષ નીચે ભગવાન બુધને કેવલ જ્ઞાન થયું હતું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને બુદ્ધપુર્ણિમા નિમિત્તે શુભેચ્છા પાઠવી છે

તેમણે યાત્રીકો માટેના લગંર એટલે કે સમૂહભોજન સહિતની બધી જ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી આ બેઠકમાં જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિસ્ત્રતિકરણની કામગીરીની સમીક્ષા કરાઈ હતી કમિશનરે બાંધકામ કંપનીને રાષ્ટ્રીય ધોરીમાર્ગની જાળવણી યોગ્ય રીતે કરવાની સૂચના આપી હતી

તેમજ રાષ્ટ્રીય નાગરિક નોંધક્રીપત્ર એનઆરસીમાં સંબંધિતનું નામ ઉમેરવું કે કાઢી નાખવું એ અંગે સરકારે આપેલા ચૂકાદાથી તે ઉપર રહેશે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ ન્યાયાધીશ દિપક ગુપ્તા અને સંજીવ ખન્નાની બનેલી બેન્ચે બે નિર્ણય અંગે સ્પષ્ટતા કરી હતી કે એનઆરસી અંગેના નિર્ણય કરતા વિદેશી ટ્રિબ્યુનલનો નિર્ણય સર્વોપરિ ગણાશે

કેન્દ્ર સરકારે આ રાજ્યોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જણાવ્યું છે કેન્દ્રિય જળ પંચના સભ્ય એસ